લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર હવે વેગવંતો બન્યો છે

પેલેસ્ટાઈનમાં વેસ્ટ બેન્ક ખાતેના પેલેસ્ટાઈન સત્તામંડળની પ્રધાનમંત્રી મહંમદ ઈશ્તીયાફની નવી સરકારનો શપથવિધિ યોજાઈ ગયો

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે કિંગ્સ ઈલેવન પંજાબને આઠ વિકેટે તથા બીજી મેચમાં રાજસ્થાન રોયલ ટીમે મુંબઈને ચાર વિકેટે પરાજ્ય આપ્યો હતો

વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમ્મુના કથુઆમાં અને ત્યાર પછી ઉત્તર પ્રદેશના અલીગઢ અને મોરાદાબાદમાં જાહેરસભાઓમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં પ્રયારાર્થે ત્રીજીવાર જઈ રહ્યા છે મોરાદાબાદમાં આવાસ વિકાસ મેદાન ખાતે યોજાનારી શ્રી મોદીની રેલીની તૈયારીઓને ભાજપ દ્વારા આખરી ઓપ અપાયો છે સમાજવાદી પક્ષના વડા અખીલેશ યાદવ તથા કોંગ્રેસના નવજાતસિંહ સિદ્ધુ આજે રામપુર જિલ્લામાં રેલીઓને સંબોધશે

આ યાદીમાં ઉત્તર પ્રદેશના નવ હરિયાણાના છ તથા મધ્યપ્રદેશના ત્રણ ઉમેદવારોના નામોનો સમાવેશ કરાયો છે કોંગ્રેસે અંબાલા બેઠક પર કુમારી શૈલજા રોહતક માટે દીપેન્દ્રસિંહ હડા ભદોઈ બેઠક પર રમાકાન્ત યાદવ ગાઝીપુર માટે પ્રતાપ કુશવાહ ગોંડા બેઠક પર ક્રિષ્ણા પટેલ ગ્વાલીયર માટે અશોક સિંહ અને ભીંડ બેઠક માટે દેવાશીષ જરરીયાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ગઈકાલે નવી દિલ્હીમાં પક્ષની કેન્દ્રિય યૂંટણી સમિતિએ આ ઉમેદવારોની પસંદગી કરી હતી

દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રવક્તા મિનાક્ષી લેખીએ ઊર્જા એક્સાઈઝ શહેરી વિકાસ જેવા વિવિધ વિભાગોમાંથી નાણાં પાછા ખેંચી કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાયાર આચરી રહી છે તેવો આક્ષેપ કર્યો છે

ચૂંટણીપંચે પત્રમાં જણાવ્યું છે કે શ્રી નાયડુની સાથે આવેલા હરિપ્રસાદ નામના શખ્સે ઈવીએમ મશીનોની કાર્યપદ્ધતિ અંગે અવારનવાર ટેકનીકલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ તપાસનું જે પરિણામ આવે તે પણ આવા પ્રયાસોથી વિશ્વસનીયતા સ્થાપિત થતી નથી

રાષ્ટ્રપ્રમુખ મહંમદ અબ્બાસે મહંમદ ઈશ્તીયાહને પ્રધાનમંત્રી બનાવ્યા છે રાષ્ટ્રપ્રમુખના આ પગલાને પેલેસ્ટાઈનના આંતરિક વિભાજનને વધારનાડું ગણાવાયું છે

સંયુક્ત રાષ્ટ્રસંઘના મધ્ય પૂર્વના દૂત નિકોલે મ્લાદેનોફે આશા વ્યક્ત કરી છે કે નવી સરકારને મતભેદો દૂર કરવામાં સફળતા મળશે

જવાબમાં યાર બોલ બાકી હતા ત્યારે બેંગ્લોરે વિજય માટે જરૂરી રન નોંધાવ્યા હતા બીજી મેચમાં રાજસ્થાન રોયલ ટીમે મુંબઈને ચાર વિકેટે પરાજ્ય આપ્યો હતો આજે બપોરે ચાર વાગે કોલકતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તથા આજે રાત્રે આઠ વાગે સનરાઈઝર્સ હૈદરાબાદ તથા દિલ્હી કેપીટલ્સ વચ્ચે મુકાબલો થશે